દેશભરની અઢાર હજાર અદાલતોને ઇન્ટરનેટથી જોડવામાં આવી છે અને તેમના દ્વારા ચુકાદાઓ ઓનલાઇન માધ્યમથી અપાઇ રહ્યાં છે જેથી ન્યાય પ્રક્રિયામાં સરળતા વધી છે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

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે રાજ્ય સરકારે ન્યાયતંત્ર માટે લગભગ એક હજાર છ સો એંસી કરોડ રૂપિયા ફાળવ્યા છે તેમણે નવી ટેકનોલોજી અપનાવવા બદલ ગુજરાત વડી અદાલતને અભિનંદન પાઠવ્યા છે આ પ્રસંગે સર્વોચ્ય અદાલત તથા રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશો ઉપસ્થિત રહ્યાં હતા

ભુજ તાલુકાના રેડલી નજીક વાડી ધરાવતા ખેડૂત હરેશભાઈ ઠક્કર પોતાની તા

કચ્છના આ પ્રગતિશીલ ખેડૂતનો ઉલ્લેખ મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરી ચુક્યા છે

અને તેમાં બાળકો માટે સર્જનાત્મક રમકડાં હશે જેની ભૂમિકારૂપે દરેક જિલ્લામાં શાળા તાલુકા જિલ્લાકક્ષા સુધી વર્ચ્યુઅલ રમકડા મેળા યોજાયા બાદ શિક્ષકોની શ્રેષ્ઠ કૃતિઓ રાજ્યકક્ષાએ રજૂ થઇ પસંદગી કૃતિઓ નેશનલ રમકડાં મેળામાં રજૂ કરાશે

આજે શ્રી અંધ અભ્યુદય મંડળ ભાવનગર દ્વારા અંધ શાળા ખાતે આર્થિક રીતે પછાત અને જરૂરીયાતમંદ પ્રજ્ઞાયક્ષુ પરિવારોને અનાજકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અતિથિ વિશેષ પદે શ્રી મિનાક્ષીબેન ભદ્દ હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રમુખશ્રી લાભુભાઈ સોનાણીનાં અધ્યક્ષ સ્થાનેથી કરવામાં આવ્યું હતું સ્વામિના રાયણ મંદિર આજથી ગાંધીનગર ખાતેના સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરના તમામ વિભાગો દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાયું

મંદિરની યાદીના જણાવ્યા મુજબ આજથી મંદિરના તમામ વિભાગો જેમ કે મિસ્ટીક ઇન્ડિયા પ્રદર્શનો સચ્ચિદાનંદ વોટર શો ઓડિયો એનીમેટ્રોનિક્સ શો સહિતના પ્રદર્શનો જાહેર જનતા માટે ખુલ્લા મુકાયા